રાજ્યમાં સુશાસન દિવસની ઉજવણી નિમિત્તે નવ ક્રષિ સંમેલનનું આયોજન કરાયું છે આ સંમેલનો અમદાવાદ વડોદરા સુરત રાજકોટ કચ્છ ભાવનગર મહેસાણા ગોધરા બનાસકાંઠા અને પાટણ જિલ્લામાં યોજાશે કૃષિ ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગે ક્રષિ સંમેલનના આયોજન માટે તૈયારીઓ પૂર્ણ કરીલીધી છે

આ અંગે માહિતી આપતા રાજ્ય કૃષિમંત્રી આર

રાજ્યના ચાર ઝોનના આઠ ભાગોમાં આ ચુકવણી શરૂ કરાશે મુખ્યમંત્રી વિજય રૂપાણી મહેસાણા ખાતે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ રાજકોટ ખાતે કૃષિમંત્રી આર

ફળદુ અને કુંવરજી બાવળિય તરઘડી ખાતે ખેડૂતોને પાક વીમા સહાય ચુકવણીનો પ્રારંભ કરાવશે અત્રે ઉલ્લેખનીય છે કે કમોસમી વરસાદના કારણે ખેડૂતોને થયેલા નુકસાન માટે રાજ્ય સરકાર રૂપિયા ત્રણ લાખ સાતસો કરોડની સહાય આપવાનું જાહેર કર્યું છે

આશુતોષ અંતાણી મુખ્યમંત્રી વડોદરા મુખ્યમંત્રી વિજય રૂપાણી આજે વડોદરાના સયાજીપુરાની એપીએમસી માર્કેટ ખાતે યોજાનારા કિસાન સંમેલનમાં ઉપસ્થિત રહેશે મુખ્યમંત્રી વડોદરામાં ચીખો ખાતે વેસ્ટ વોટર ટ્રીટમેન્ટ અને રીસાયકિંલગ પ્લાન્ટનું લોકાર્પણ કરશે આ ઉપરાંત એમ એસ યુનિવર્સિટી ખાતે ભારત રત્ન અટલ બિહારી વાજપેયી ઈન્સ્ટિટ્યુટ ઓફ પોલિસી રીસર્ચ એન્ડ ઈન્ટરનેશનલ સ્ટડીના નામાભિકરણ અને લોકાર્પણ કાર્યક્રમમાં હાજરી આપશે

જિલ્લા મથક ભુજ આર્થિક પાટનગર ગાંધીધામ સહિત કચ્છભરના દેવળોને ગઈકાલ રાત્રિથી જ ભારે રોશનીથી શણગારવામાં આવ્યો છે આજે ચર્ચમાં વિશેષ પ્રાર્થના સહિતના ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ ઉપરાષ્ટ્રપતિ એમ વૈંકેયા નાયડ઼ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી રાજ્યપાલ આચાર્ય દેવવ્રત મુખ્યમંત્રી વીજય રૂપાણી તથા નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે નાગરિકોને નાતાલ પર્વ પ્રસંગે નાગરિકોને શુભ કામના પાઠવી છે

પવનની દિશામાં પરિવર્તન થતાં કચ્છ જિલ્લામાં તાપમાન નીચું સરકી ગયું છે ખાસ કરીને સરહદી તથા રણ દિવસના દુર્ગમ વિસ્તારોમાં તીવ્ર ઠંડીના કારણે જનજીવન ભારે પ્રભાવિત થયું છે

આ નિમિત્તે દિલ્હી સહિત વિવિધ સ્થળોએ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે આશતોષ અંતાણી ભુજઃ પાલારા જેલ પશ્ચીમ કચ્છની મુખ્ય પાલરા જેલમાં સજા ભોગવી રહેલા કેદીઓને રાજ્ય સરકારની આરોગ્યલક્ષી યોજનાનો લાભ પ્રાપ્ત થાય તે માટેની પ્રક્રિયા વેગવંતી બનાવાઈ હોવાનું જાણવા મળે છે બંદીજનોને મા વાત્સલ્ય યોજનામાં સમાવી લેવાશે જેથી બિમારી દરમિયાન તેઓને નિઃશુલ્ક સારવાર મળી શકે

એમ ગોહિલે જણાવ્યું હતું કે હાલમાં કેદીઓને મા વાત્સ્લય યોજનામાં સમાવવાની પ્રક્રિયા ચાલી રહી છે જે સંભવતઃ આગામી દસ દિવસમાં પૂર્ણ કરી લેવામાં આવશે આશુતોષ અંતાણી ક્રિકેટઃ આઈસીસી રેન્કીંગ આઈસીસી વનડે રેન્કિંગમાં ભારતીય ક્રિકેટ ટીમના સુકાની વીરાટ કોહલી તથા પ્રારંભિક બેટધર રોહિત શર્મા બેટધરોની સુચિમાં પ્રથમ તથા દ્વિતીય ક્રમાંકે રહ્યા છે રોહિત શર્માએ ક્રિકેટના ત્રણે પ્રારૂપમાં ઓપનિંગ બેટસમેન તરીકે સૌથી વધુ રન કરવાનો શ્રીલંકાના સનથ જયસૂર્યાના બાવીસ વર્ષ જૂના વિક્રમને તોડવો છે જ્યારે વીરાટ કોહલી આઈસીસી ટેસ્ટ રેન્કીંગમાં પણ બેટધરોમાં પ્રથમ સ્થાન ધરાવે છે